આ બેઠકમાં ગૃ ફરાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુ કીમ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ ઓક્સિજન પ્લાન્ટમાં પીએસએ મેડિકલ ઓક્સિજન બનાવવામાં આવશે હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે

આશુ તોષ અંતાણી ક ચ્છ ઓક્સિજન કંન્ટ્રોલરૂમ કચ્છમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને પરીણામે ઉભી થયેલી ઓક્સિજનની માંગ રહી છે ત્યારે જીલ્લામાં ઓક્સિજનના સુ યારૂ વિતરણ માટે કંન્દ્રોલરૂમ શરૂ કરાશે આજે જીલ્લા પંચાયત ખાતેના સંભખંડમાં વિવિધ કોવિડ હોસ્પિટલો કોવિડ કેર સેન્ટરોના વહીવટી વડા તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી તમામ તાલુકામાં આવેલી કોવિડ હોસ્પિટલના જવાબદારો સાથે ચર્ચા કરી હતી આ મિટીંગ દરમ્યાન જીલ્લામાં ઓક્સિજનના વિતરણ માટે કંન્ટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે

કવિ દાદને આ વર્ષે ભારત સરકાર દ્રારા પદશ્રીનો એવોર્ડ એનાયત થયો હતો જયારે અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ તેમને નવાજમાં આવ્યા હતા

આશુ તોષ અંતાણી હવામાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે સુ રતબનાસકાંઠાસાબરકાંઠામાં વિશેષ ગરમીની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર અને કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ફીટ વેવની પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકોને સીધા તાપથી બયવાની સલાહ આપવામાં આવી છે

ભારે શ્રધ્ધા ભક્તિભાવ પુર્વક હનુ માન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે

પી એલ ઈન્ડીયન પ્રીમીયર લીગ આઈ પી

પી